રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્ર પતિ વૈકૈયા નાયડુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સફિત અન્ય અગ્રણી નેતાઓએ દિલ્ફી ખાતે ડો ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પૃષ્પાંજલિ સાથે શ્રધ્ધાસુમન આપ્યા હતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ ખાતે સિવિલ જ્ઞેસ્પિટલ ચોકમા ડો આંબેડકરની પ્રતિમાને ફારારોપણ કરતાં જણાવ્યુ ફતુ કે ડો

તેમણે ઘડેલા બંધારણના લીધે આજે ભારતીય લોકતંત્ર વિકાસ પામી રહ્યુ છે દરમ્યાન અમારા સંવાદદાતા આર સરવૈયાના જણાવ્યા મુજબ ભુજ સફિત કચ્છમાં પણ ડો

ભુજમાં ડો આંબેડકર પ્રચાર સમિતિ દ્રારા જન્મ જયંતીની પુર્વ સંધ્યાએ શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો ફતો આજે ભીમરાવગ્રુપ દ્રારા શોભાયાત્રા યોજાઈ ફતી જે ડો આંબેડકરની પ્રતિમાએ પફોંચી ફતી અને બંધારણના ઘડવૈયાને પૃષ્પાંજલી આપી ફતી કચ્છના તાલુકા મથકોએ પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયુ હતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ અધ્યક્ષ અમિત શાહ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને બસપાના વડા માયાવતી સહિત વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ દેશભરમાં જાહેર સભાઓમાં પ્રચાર કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ગઈ કાલે તમિળનાડુ અને કર્ણાટકમાં જયારે શ્રી રાહુલ ગાંધીએ કર્ણાટકમાં રેલીઓને સંબોધી હતી

જેના માછીમારી નૌકામં આઠ જેટલા માછીમારો ફસાયા હોવાનું જણાવ્યું હતું માહિતી મળ્યા પછી બચાવ કામગીરી લગભગ સવારે ત્રણ વાગે શરૂ થઈ હતી અંધકાર અને ખરબચડી દરિયાઈ સપાટી હોવા છતાં બધા આઠ કર્મચારીઓ સલામત રીતે બયાવી લેવાયા હતા જે સવારે સાત વાગે પોરબંદર પરત ફર્યા હતા

કથાનો પ્રારંભ શનિવાર તા

મતદાન જાગૃતિ માટેની આ દોડમાં પશ્ચિમ કચ્છ પોલીસ પણ પોતાના સ્ટાફ પરિવાર સાથે જોડા યા ફતા વધુ ને વધુ લોકો મતદાન કરે તે માટે આ કાર્યક્રમમાં એલઈડી પર વીડિયો ઈમેજીસ દ્વારા સંદેશો મૂકવામાં આવ્યો હતો લોકસભા ચૂંટણી માટે પ્રથમ વખત જ મતદાન કરનારાઓને પ્રોત્સાફિત કરવામાં આવ્યા હતા

આકરો તડકો પડી રહ્યા હોવાથી અમુક શાકભાજી બગડી જતા ફોવાથી તેની પણ અસર ભાવ ઉપર થઇ રફી છે ગોવાર ગિસોડા કારેલા મરચાં સહિતના શાકભાજી તેમજ ઉનાળામાં ઠંડક આપતા લીંબુના ભાવ વધ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે લીલા શાકભાજી પ્રતિકીલોના ભાવ એસી થી સો રૂપિયા જેટલા ઉંચા ગયા છે

આજની બીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્ફી કેપિટલ વચ્ચે હૈદરાબાદ ખાતે રમાશે